જે પ્રથમ દિવશે નવા યુટાયેલા સભ્યોને પ્રોટેમ સ્પીકર દ્રારા શપથ લેવડાવવામાં આ આવશે

વિરેન્દ્રકુમારની પસંદગી થઈ છે નવા સભ્યોની શપથવિધી પણ ગુરૂવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના બંન્ને ગૃહોની સંયુક્ત બેઠકમાં સંબોધન કરશે પાંચમી જુલાઈએ લોકસભામાં અંદાજપત્ર રજુ થશે

હાલે વાયુ વાવાઝોડુ દરિયામાં શક્રિય છે તે નબળુ પડી હળવા દબાણ સ્વરૂપે કચ્છ પરથી પ્રસાર થાય તેવી સંભાવના છે હાલે સંભવિત વાવાઝોડા સામે તકેદારીના ભાગરૂપે મુંદરા અને માંડવી બંદરો બંદરો પુર બે નંબરના સિઝ્નલ લગાવાયા છે તેની સંભંવિત અસરથી બચવા સરકારે પુરતી તૈયારી કરી છે કચ્છના વફીવટતંત્ર દ્રારા રાહત અને બયાવની કામગીરીને લક્ષમાં રાખી અને એન ડી આર એફની પ અને સીમા સુરક્ષા દળની બે ટીમો તૈયાર રખાઈ છે હાલે દરિયામાં વાયુના કારણે ભારે કરંટ જોવા મળેલ છે

ઈંગ્લેન્ડમાં માન્યેસ્ટર ખાતેની વરસાદના વિધ્ન વચ્ચે રમાયેલી મેચમાં ડકવર્થ લુઈસના નિયમ ના આધારે ભારતે મેચ જીતી લીધી હતી

ચંદ્રવદન પદ્ટણી ગ્રામપંચાયતની યુંટણી કચ્છની ચાર ગ્રામ પંચાયતોમાં ગઈકાલે સરપંચ અને વોર્ડની બેઠકોની ચુંટણી શાંતિપુર્ણ રીતે પુરી થઈ હતી ભુજ તાલુકાના મોટા દિનારા લખપત તાલુકમાં પાનધ્રો અને અંજાર તાલુકમાં આંબાપર રાપર ખોખરામાં પણ યોજાયેલ યુંટણીમાં લોકોએ ઉત્સાહબેર મતદાન કર્યુ હતું

જોકે ભુજની જનરલ હોસ્પિટલમાં ઈમરજન્સી અને ઓપીડી સહિતની આરોગ્ય સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે